પ્રવર્તમાન લોકડાઉન અને કોરોના વાયરસની પસ્થિતિમાં આવા અનાજના વિતરણ દરમ્યાન ભીડ ભાડ ન થાય સોશિયલ ડીરટીંગ જળવાઈ રહ અને સૌને પુરતું અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે

તથા સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકે વિતરણ વ્યવસ્થાનું રજિસ્ટર નિભાવવાનું રહેશે તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીશ્રીએ અન્ન નાગરિક પુરવઠા વિભાગને આપેલા છે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં નાના મોટા ઉધોગ એકમો કોન્ટ્રાકટસ ખાનગી એકમો પોતાના કર્મચારીઓને છટા કરી શકશે નહીં તેમજ વેતન પણ સમય દરમિયાન આપવાનું રહેશે

કચ્છ જિલ્લામાં અત્યાર સધી ચાર કેસ નોંધાયા છે

મુખ્યમંત્રીના સચિવશ્રો અશ્વિનીકુમારે ગાંધોનગરમાં પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતગત રૂપિયાની સહાય આપવામાં આવી છે

જેમાં અમદાવાદમાં અને સુરતમાં બે બે અને વડોદરામાં એક ટીમ ફાળવવામાં આવી છે રાજયના પોલિસ વડાશ્રી શિવાનંદ ઝા એ ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે લોક ડાઉનનો ભગ કરનાર વાહનો પરત કરવાની કાર્યવાહી જે તે પોલિસ મથકમાં ગઈકાલથી શરૂ કરવામાં આવી છે લોકડાઉન સમય દરમિયાન આ સતા પોલિસ ને આપવામાં આવી છે આશુતોષ અંતાણી કચ્છ સાહિત્યકાર અવસાન કચ્છના પ્રખ્યાત બુજૂર્ગ સાહિત્યકાર અને સ્વાત ત્રય સેનાની માધવ જોશી અશ્ક ન ગઈકાલે સાં જે નારાયણ સરોવર ખાતે અવસાન થયું છે

કચ્છી ભાષાનો ગોરવ પુરસ્કાર અને ગુવાહતીમાં ભાષા સન્માન મેળવવારા કચ્છી ભાષા માટે આયખ્ં ખર્ચનારા માધવ જોશી અશ્કનું અવસાન થતાં કચ્છી ભાષાના ચાહકો તથા સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે આશુતોષ અંતાણી કચ્છ હવમાન સમગ્ર કચ્છ જિલ્લામાં પખર ગરમીનું મોજું ફરી વળ્યું છે